પ્રધાનમંત્રીએ કેરળ સરકારને તેમની જરૂરિયાત મુજબ અનાજ અને દવાઓ આપવાની જાહેરાત કરી છે પ્રધાનયંત્રીએ સામાજીક સલાયતી યોજનાઓ અને પાક વીમા યોજનાના લાભાર્થીઓને સમયસર વળતર ચૂકવી શકાય તે હેતુથી ચકાસજ્ઞી માટે ખાસ શિબિરો યોજવાનો વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કેરળના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષપ્ન કર્યા બાદ પ્રધાનમંત્રીએ સમીશા બેઠક યોજી હતી હવાઈ નિરીક્ષણ વખતે રાજ્યપાલ મુખ્યમંત્રી અને કેન્દ્રિયમંત્રી શ્રી અલ્ફોન્સ તેમની સાથે રહ્યા હતા પ્રધાનમંત્રીએ પૂરથી નુકશાન પાયેલા ધોરીમાર્ગોનું યુદ્ધના ધોરક્ષે સમારકાય કરવાનો નિર્દેશ ભારતીય રાષ્ટ્રીય ધોરીયાર્ગ સત્તામંડળને આપ્યો હતો જાહેર ક્ષેત્રની એનટીપીસી અને પીજીસીઆઈએલ કંપનીઓને વીજપુરવઠો ઝડપથી પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકારને જરૂરી સહાય આપવાની સુચના આપી છે તેમણે જપ્પાવ્યું હતું કે ગ્રામીક્ષ વિસ્તારોમાં જેમણે મકાન ગુમાવ્યા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીક્ષ ક્ષેત્ર હેઠળ અગ્રતાના ધોરસ્ષે મકાનોઅપાશે કેન્દ્ર સરકાર કેરળની વરસાદ અને પૂરની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે

તેમપ્રે કહ્યું છે કે લાખો લોકોનું જીવન અને રોજીરોટી હાલ મુશ્કેલીમાં છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદો ધારાસભ્યો અને યંત્રીઓ કેરળના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો ચાટે તેથનો એક થહિનાનો પગાર આપશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઇકાલે બપોરે આ જાહેરાત કરી હતી

યુખ્યમંત્રી વિજય રૂપાશ્ચીએ વિનાશક પૂરથી અસરગ્રસ્ત કેરળના લોકો અંગે સંવેદના દર્શાવી મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી સહાય આપવાની જાહેરાત કરી છે

કોડાગુમાં ભારે વરસાદના પગલે ભેખડો ધસી પડતા ઘણા ગામોને નુકસાન થયું છે ભેખડો ધસી પડવાના અને પૂરના કારક્રો ઘણા લોકોના મોત થયા હોવાની આશંકા છે કર્ણાટકના કોડાગુ અને હસન જિલ્લાઓ તથા કેરળ માટેની એસ ટી અને રેલવે સેવા બંધ રખાઈ છે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વાથીએ આજે બેંગાલુરૂમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પૂરની પરિસ્થિતિ અને રાહત કાર્યની સમીક્ષા કરી હતી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમજો કહ્યું કે કોડાગુ જિલ્લામાં હ લોકોના મોત થયા છે અને અગિયાર હજાર મકાનોને નુકશાન થયું છે કોડાગુમાં રાહત અને બચાવ કાર્ય માટે કેટલાક અધિકારીઓને મોકલવામાં આવ્યા છે

થી ઓછો વરસાદ છે ત્યાં રાહેત દરે ઘાસચારાનું વિતરષ્ઠ યથાવત રખાશે મુખ્યમંત્રી વિજય રૂપાક્ષીએ રાજ્યમાં બે દિવસમાં પડેલા વ્યાપક વરસાદની સર્વગ્રાહી સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી તેમાં આ જાહેરાત કરી હતી તેથપ્રો કહ્યું કે કચ્છના ટપ્પર ડેમને પીવાના પાપ્રી યાટે નર્મદા જળથી ત્વરાએ ભરી દેવાની સ્રુચના અપાઈ છે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી એ આ સમીક્ષા બેઠકમાં ભાગ લઈ વરસાદી સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા કરી હતી કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ આ બેઠક્યાં કૃષિ પાક સ્થિતિની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં કે આ વરસાદ કૂષિ વાવેતર માટે ફાયદાકારક નિવડ્યો છે જે વિસ્તારોમાં ઓછાં વરસાદને કારણે પાક સ્થિતિ નબળી હતી ત્યાં આ વરસાદને પરિષ્ઠામે પાકોને જીવતદાન મળ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવીને આશા વ્યક્ત કરી છે કે તેઓ આ રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરશે અશરફ નથવાણી મા કાર્ડ કેમ્પ જટિલ રોગોની ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને નિઃશ્રુલ્ક અને અત્યાધુનિક સારવાર થળે તે માટેની રાજય સરકારની મહત્ત્વપૂર્ણ મા કાર્ડ યોજનાની નોંધપ્રી અને માર્ગદર્શન કેમ્પનું લાયન્સ કલબ ગાંધીધાય દ્વારા આયોજન કરાયું હતું

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની યાદીયાં જપ્રાવ્યા મુજબ વાહન વ્યવહાર વિભાગ દ્વારા આર ટી